જોકે શનિવારથી ફરી ત્રણેક દિવસ વ્યાપક ભારે વરસાદ થવાની આગાહી કરાઈ છે

મંદિરમાં પ્રત્યક્ષ દર્શન કરવા દેવામાં નહીં આવે ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડનારા ભૂમાફિયાઓને અંકુશમાં લેવા માટે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એકટનો પ્રસ્તાવ રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આજે રજૂ થશે ખેડૂતોના અને કાયદેસરના જમીન માલિકોના હિતોનું રક્ષણ કરવા માટે શ્રી રૂપાણી એવો કાયદો લાવશે જેમાં વિશેષ અદાલત સ્પેશ્યલ કોર્ટની રચના કરાશે લેન્ડ ગ્રેબિંગની પ્રવૃત્તિને સખ્તાઇથી ડામી દેવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ નિર્ણય કર્યો છે

જમીનની જંત્રી કિંમત જેટલો શિક્ષાત્મક દંડ પણ ભરવો પડશે

આ બ્રીજના નિર્માણથી સુરત માં પૂર્વ તરફ અને ઉત્તર તરફના વિસ્તારને એક મહત્વની કનેકટીવીટી પ્રાપ્ત થશે અને ટ્રાફિકનું ભારણ પણ ઘટશે તેના કારણે મુંબઇ તરફથી નેશનલ હાઇવે એટલે કે પલસાણા તરફથી આવતા વાહનો સુરત શહેરમાં પ્રવેશ્યા વગર વરીયાવ સાયણ ગોથાણ વિસ્તાર તરફ જઇ શકશે એ જ પ્રમાણે આ વિસ્તારના વાહનો મુંબઇ તરફ આઉટર રીંગરોડના આ બ્રીજનો ઉપયોગ કરીને સીધા જઇ શકશે

મી લંબાઇનો આઉટર રીંગરોડ બનાવવાનું આયોજન હાથ ધરાયું છે

સૌથી વધુ સાત લાખ ત્રણ હજારથી વધુ દર્દીઓ સાથે મહારાષ્ટ્ર પ્રથમ સ્થાને છે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ છે કે રાજ્ય માં પેન્શન મેળવતા પેન્શનરો અને ક્રુટુંબ પેન્શનરોને હયાતીની વાર્ષિક ખરાઇ કરવવાની મુદ્દત બે માસ માટે વધારાઇ છે

પેન્શનરો પોતાની હયાતીની ખરાઇ સબંધિત બેંકમાં અથવા જિલ્લા તિજોરી કચેરી અથવા પેન્શન યુકવણા કચેરીઓમાં રૂબરૂ જઇ કરાવી શકશે

રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી એનટીએએ આવતા મહીને યોજાનારી જીઇઇ અને નીટ પરીક્ષા માટે કેન્દ્રોમાં વધારો કર્યો છે

પરીક્ષા ખંડમાં અંતર જળવાય તે માટે વિદ્યાર્થીઓને એક સીટ ખાલી રાખી બેસાડાશે

પરીક્ષા ખંડની તથા પરીક્ષા કેન્દ્રોની બહાર પણ સામાજીક અંતર જળવાય તે માટે વ્યવસ્થા કરાઇ છે એનટીએ એ રાજયોને પત્ર લખી પરીક્ષાર્થીઓના પરીક્ષા માટે આવવા જવાની સુવિધાનું ધ્યાન રાખવા જણાવ્યું છે

સમગ્ર રાજ્યમાં હાલ વરસાદનું જોર ધીમું પડ્યું છે અને આજથી બે ત્રણ દિવસ તડકો નીકળવાની શક્યતા છે હવામાન નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર આ રાહત જોકે ત્રણ ચાર દિવસ પૂરતી જ રહેશે તેવું લાગી રહ્યું છે બંગાળના અખાતમાં ઉત્તરના છેડે વધુ એક હળવું દબાણ ઊભું થયું છે તેના કારણે સમુદ્રની સપાટીથી દોઢ કિલોમીટરથી લઈ સાડા સાત કિલોમીટર સુધી ચક્રવાતી હવામાને આકાર લીધો છે આ હવામાન હાલ વાયવ્ય અને પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે અને મધ્યપ્રદેશની પૂર્વ સરહદ સુધી પહોંચ્યું છે આ વાદળી શુક્રવાર સાંજ સુધીમાં ફરી ગુજરાતમાં પ્રવેશે તેવી શક્યતા છે

ક્યાંક ક્યાંક ભારે વરસાદ થવાની પણ દહેશત વ્યક્ત કરાઈ છે ભાદરવી પૂનમના સમયગાળા દરમ્યાન અંબાજી દ્રસ્ટ દ્વારા આરતી દર્શન મહાયજ્ઞનું જીવંત પ્રસારણ કરાશે

અંબાજી મંદિરના ચાચર ચોકમાં આવેલ યજ્ઞ શાળામાં સાત દિવસ સુધી હોમાત્મક સફસ્ત્ર ચંડી મહાયજ્ઞ કરવામાં આવશે

અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરતા સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં મુખ્ય વહીવટદાર અને જીલ્લા કલેકટર મનોજ કોઠારીએ જણાવ્યુ હતુ કે એકતા નગરી કેવડીયા ખાતે દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા કે જે સમગ્ર વિશ્વમાં ભારતની એકતાનું પ્રતિક સાબિત થયુ છે આ પવિત્ર સ્થળે વિશ્વભરમાંથી પ્રવાસીઓ ઉમટી રહ્યા છે

કક્કડને સાંકેતિકરૂપે સુરક્ષાની જવાબદારી સોંપી હતી આ પ્રસંગે વડોદરા રેન્જ આઇજીપી શ્રી હરીકૃષ્ણ પટેલ અને જીલ્લા પોલીસ અધિક્ષક નર્મદા હિમકરસિંહે પ્રાસંગિક પ્રવચન રજુ કર્યા હતા